વર્લ્ડકપની શૂટીંગની ફાઇનલમાં ભારતીય ખેલાડીઓ મનુ ભાકર એલાવેનીલ વાલા રીવન અને દિવ્યાંશ પનવારે સુવર્ણ પદક મેળવ્યા છે

તેમણે કહ્યું કે સી એ જી એ માત્ર આંકડા અને પ્રક્રિયાઓ પૂરતા મર્યાદિત રહેવા ન જોઈએ આજે નવી દિલ્હીમાં મહાલેખાકારો અને ઉપ મહાલેખાકારોના સંમેલનોને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે સી

જી સરકારી એજન્સીઓ માટે અરીસાનું કામ કરે છે અને તેમની ખામીઓને ઉજાગર કરે છે તેમણે કહ્યું કે સી એ જી દેશની કાર્યની પ્રક્રિયામાં પરિણામ આધારીત અને સમય આધારિત લક્ષ્ય સિદ્ધ કરવા માટે મહત્વનું યોગદાન આપે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પાંચ દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનવા આગળ ધપી રહ્યું છે

જયાં વાયુનુ પ્રદુષણ નીયત રેખા કરતા વધુ છે તેમણે વાયુ પ્રદુષણને ડામવા માટે સામુહિક પ્રયાસો કરવાની અપીલ કરી કહ્યું કે સરકાર આગામી વર્ષોમાં થનારી સમસ્યાઓનો હલ કરવા સરકાર પ્રતિબદ્ધ છે

તેમણે કહ્યું કે સરકાર સી

અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જેવા સ્વચ્છ વૈકલ્પિક બળતણને પ્રોત્સાહન આપી રહી છે વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે સરકારને મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવીને સમયબદ્ધ રીતે એક એકશન પ્લાન તૈયાર કરવાની અપીલ કરી હતી સમાજવાદી પાર્ટીના સભ્ય શ્રીમતી જયા બચ્યને દેશમાં પર્યાવરણ આપત્તકાલીન સ્થિતિ જાહેર કરવાની માગણી કરી હતી બીજેપીના વિજય ગોયલે પાટનગરમાં હાલની સ્થિતિ માટે દિલ્હી સરકારની ટીકા કરી હતી આમ આદમી પાર્ટીના સંજયસિંગે આ મુદ્દે ભાજપ કેજરીવાલ સરકારની છબી ખરાબ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો

આજે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં ઇલેક્ટ્રોનિક અને આઈ ટી

આ કેન્દ્રોની ક્ષમતા એક હજાર નોંધણી કરવાની અને અપડેટ કરવાની છે આ કેન્દ્રો જાહેરરજાના દિવસે બંધ રહેશે આધારની નોંધણી વિના મુલ્યે રહેશે

આજે રાજ્યસભામાં પર્સોનલ અને પબ્લિક ગ્રીવન્સીના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે હાલમાં યુ

તેમણે કહ્યું કે આ રીતની બધી પસંદગી નિષ્પક્ષ અને પારદર્શી તરીકે કરવામાં આવે છે

ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે સરકારને જુદા જુદા ક્ષેત્રોમાં નિષ્ણાતોની જરૂરિયાત રહે છે અને આ રીતની નિમણુંકો દ્વારા વિશેષ લક્ષ્યો હાંસલ કરી શકાય છે

ગઇકાલે વિધેયકની ચર્ચા દરમિયાન વિપક્ષના સભ્યોએ આ બિલને વધુ વિયાર વિમર્શ માટે સિલેક્ટ કમિટીને મોકલી આપવા કોગ્રેસને અન્ય પક્ષોના સભ્યોએ માગણી કરી હતી સભ્યોએ આ બિલમાં કેટલીક ખામીઓ દર્શાવી હતી આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધને આ વિઘેયક સિલેકટ સમિતીને મોકલી આપવા પ્રસ્તાવ રજુ કર્યો હતો

પી આઈ ના સભ્ય એમ

રાજ્યસભામાં એક પેટા પ્રશ્નમાં જવાબ આપતા પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે મોટાભાગના સાધનો ટેકનોલોજીકલ નિર્દશન કરવામાં સફળ રહ્યા છે આમાં યાનનું લોન્ચીંગ ઓર્બીટર ક્રિટીકલ મેન્યુઅલ લેન્ડર સ્પરેશન વગેરેનો સમાવેશ થાય છે

મંત્રીએ કહ્યું કે આ મિશન નિષ્ફળ ગયું છે તેવું કહેવું યોગ્ય નથી કારણ કે અમેરીકાએ પણ આઠમા પ્રયત્ને સિદ્ધિ મેળવી હતી

આ ટીમની આગેવાની કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક ડોકટર આર

તેઓ નાગપુર અને વિદર્ભ વિભાગના અમરાવતી ડિવિઝનના અસરગ્રસ્ત વિસ્તારોની આવતીકાલથી મુલાકાત લેશે

આ યોજનાઓ હેઠળ દરેક ગ્રામપંચાયતોમાં હાલના જળાશયોને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડવા વિકસાવવામાં આવશે આ બાબતે પરંપરાગત જળાશયો અંગેની માહિતી આપવા માટે રાષ્ટ્રિય કલા અને સંસ્કૃતિ ટ્રસ્ટની જમ્મુ શાખા દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અગાઉના જમ્મુ કાશ્મીરના જળાશયોનો ફરીથી વિકાસ કરવામાં આવશે અને તેની આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ હાથ ધરાશે

સર્વોચ્ય અદાલતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા